તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસનો કોઈ જ પોઝીટીવ કેસ નોંધાયો નથી આમ છતાં રાજ્ય સરકારે આ રોગના કોઇપણ સંભવિત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થાઓ કરેલી જ છે અમદાવાદ અને સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્કેનીંગ પણ કરવામાં આવેલ છે શ્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યના નાગરિકોને કોરોના વાયરસ સામે તકેદારી રાખવાનો અનુરોધ કરતા કહ્યું કે સૌ નાગરીકો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ વાયરસ સામે સાવચેતી અંગે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે

લોકોને વ્યક્તિગત સ્વચ્છ રહેવા અને વારંવાર સાબૂથી હાથ ધોવાની સલાહ આપી છે

જો હાથ ગંદા ન દેખાય ત્યારે આલકોહોલ બેઝથી હાથ ધોઇ શકાય વપરાયેલા ટીશ્યુપેપર તરત જ કયરાની પેટીમાં નાંખી દેવા જોઇએ

ખેતર જીવતા પ્રાણીઓના બજાર અથવા જયાં પ્રાણીની હત્યા કરવામાં આવે છે તેવા સ્લોટરની મુલાકાત ત્યજવી જોઇએ

અને મેડીકલ ડિવાઈસીસના શોધ સંશોધનમાં અ અપરીશાદમાં થનાડું વિચારમંથન નવી પ્રેરણાબળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ફાર્મા અને મેડીકલ ડિવાઈસીસ સેક્ટરના અગ્રણી ઉત્પાદકોને એવોર્ડથી સન્માનિત કર્યા હતા કેન્દ્રીય રસાયણ અને ખાતરમંત્રી શ્રી સદાનંદ ગૌડાએ કહ્યું કોરોના વાયરસ જેવા રોગ સામે લડવા ભારત સંપૂર્ણ સજ્જ છે

કચ્છ જીલ્લાના બાગાયતદાર ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય ઘટકોમાં સહાય મેળવવા આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી

જેનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ તા

ખાતે ખરીદી કરવામાં આવનાર છે ભારત સરકાર દ્વારા લધુતમ ટેકાના ભાવ રાયડાના પ્રતિ ક્વિ

આ બાબતે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધાત્મક આદેશ કરાયા છે